સાપના ઝેરમાંથી દવા પણ બનાવવામાં આવશે દેશમાં ચેન્નાઈ બાદ ગુજરાતમાં બીજુ સંશોધન સંસ્થાન રચાશે આ જે ગાંધીનગરમાં ગુજરાત વન સંશોધન ફાઉન્ડેશન દ્વારા આયોજિત સર્પદંશ વ્યવસ્થાપન વિષય ઉપર એક દિવસીય વર્કશોપને ખુલ્લો મુકતા વનમંત્રી ગણપતભાઈ વસવાએ જણાવ્યું કે રાજ્યમાં સર્પદંશ અંગેના સંશોધનો થાય અને તેના સંભવિત લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી આંતરરાષ્ટ્રીય સંસ્થાના સ્થાપવાનો સરકારે નિર્ણય કર્યો છે

ભુજ તાલુકાના ચકાર કોટડા ઉગમડામાં કંકુબેન પ્રવિણ કોલી નામની મહિલાને સર્પદંશની કાતિલ ઝેરની અસર થઈ હતી આ દર્દીને વેન્ટીલેટર પર લઈ ઝડપથી સારવાર દસ દિવસ સુધી આપી સંપૂર્ણ સ્વસ્થ કરાયા હતા

ગામેગામ ફરી વળેલી આરોગ્ય ટુકડીઓ દ્વારા જિલ્લામાં સાડા ત્રણ લાખ ઘરની મુલાકાત લઈ મચ્છરની ઉત્પતિ રોકતી દવાનો છંટકાવ કરાયો હતો સાડા સાત હજાર જેટલા જાહેર સ્થળોએ બળેલું ઓઈલ તથા પોરાનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી તાવના આઠ હજાર જેટલા દદીઓના લોહીનું પરીક્ષણ કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે આરોગ્યતંત્રની અગમચેતીના પગલે મેલેરીયા તથા ડેન્ગ્યુના કેસમાં ઘટાડો નોંધાયો છે

આ અવસરે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આશુતોષ અંતાણી અવસાન અમદાવાદ દુરદર્શન કેન્દ્રમાં નિવૃત પ્રોડકશન મેનેજર રૂષિકેશ પોટાનું ગઈ મોડી રાતે અમદાવાદમાં હૃદયરોગના તીવ્ર હુમલાથી નિધન થયું છે

દ્વરદર્શનમાં કાર્યક્રમોમાં નિર્માણમાં તેમણે મહત્વનું પ્રદાન કર્યું હતું

અમદાવાદ ખાતે હવામાન નિયામક જયંત સરકારે જણાવ્યું છે કે આગામી ઉદિવસ રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા ઝાપટા પઢવાની વકી છે પણ ધોધમાર વરસાદ ક્યાંય પડે તેવી શક્યતા નથી આશુતોષ અંતાણી કુચ્છ હવામાન સમગ્ર કચ્છ જિલ્લામાં આજે મોટાભાગે સૂર્ય પ્રકાશિત રહેલા વાતાવરણ વચ્ચે અંજારમાં બપોરે એક વાગ્યા આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદનાજોરદાર ઝાપટાથી શહેરનારસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ અંજારમાં હ મિલીમીટર વરસાદ નોંધાયો હતો જિલ્લામાં અન્ય કોઈ સ્થળે વરસાદના સમાચાર નથી